આ ટૂર્નામેન્ટમાં વડોદરાની ટીમ વિજેતા બની

ગઈકાલે દિલ્હીમાં પત્રકારોને આ માહિતી આપતા નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંહાએ જણાવ્યું હતું કે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું

શ્રી સિંહાએ કહ્યું કે ગઈકાલના મતદાન વખતે ઈવીએમ બદલવું પડ્યું હોય તેવા બનાવો ખુબ જ ઓછા નોંધાયા હતા

છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે વરિષ્ઠ ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના રતલામ હિમાચલપ્રદેશના સોલાન અને પંજાબના ભટીન્ડા ખાતે ચ્રંટણી પ્રચાર કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકતા અને ઉત્તર તથા દક્ષિણ ચોવીસ પરગણા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબના હોશિયારપુર અને લુધિયાણામાં જ્યારે બીએસપીના વડા માયાવતી ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ગાઝીપુરમાં ચૂંટણી સભાઓમાં સંબોધન કરશે

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દિલીપ રાણા એ મતદારો સારી રીતે મતદાન કરી શકે તે માટે પૂરતી કાળજી લઈ વ્યવસ્થા ગોઠવી હતી પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો હતો ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તાલુકા અને ગામોમાં પાણીની સ્થિતિ અંગે અને પાણીની અછત નિવારવા અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી મંત્રી શ્રી ચુડાસમાએ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં જયાં પાણીની મુશ્કેલી છે તેની સમીક્ષા કરીને લોકોના પાણીની મુશ્કેલી સત્વરે હલ થાય તેવા પ્રકારના પગલાં લેવા અને વ્યવસ્થા તંત્ર ગોઠવવા સુચના આપી હતી

જેમાં રાજકોટ ઉપલેટા વિંછીયા જસદણ કોટડાસાંગાણી જેતપુર અને ગોંડલ તાલુકાનો સમાવેશ થાય છે મંત્રીશ્રી ચુડાસમાએ પાણીની અછતના સમયમાં પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરે તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે જન જાગૃતિઃ કેળવવા જણાવ્યું હતું માનવીની પીવાના પાણી સાથે મુંગા પ્રાણીઓની પણ ચિંતા કરીને તેનો સર્વે કરીને જે ગામોમાં પાણીના અવેડા ન હોય ત્યાં મુંગા પ્રાણીઓ માટે પીવાના પાણી માટે અવેડાની પણ વ્યવસ્થા થાય તે જોવા પણ ખાસ જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લાના રાજકોટગોંડલ કોટડાસાંગાણી પડધરી લોધીકા તાલુકા સહીતના વિસ્તારનો પાણીની પરિસ્થિત અંગે સમિક્ષા કરીને તંત્ર દ્વારા લોકોની પાણી અંગે કોઇ પણ ફરિયાદ ન આવે તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવવા ખાસ સુચના આપી હતી

ગયા વર્ષે વરસાદ ખૂબ નબળો રહ્યો હતો

સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાણી ગુજરાતના આ વર્ષના કુલ હિસ્સાને લગભગ સમાંતર છે એટલે કે નર્મદા કંટ્રોલ ઓથોરીટીના નિયમ પ્રમાણે ગુજરાતને આ વર્ષમાં મળવાપાત્ર પાણીના જથ્થામાંથી બાકી રહેલું લગભગ બધું જ પાણી મધ્યપ્રદેશે છોડી દીધું છે

આ દિવ્યાંગ પ્રૌઢ પાસે તેમની કલાકૃતિ નિહાળવા માટે અનેક લોકો ઉમટી પડે છે

વડોદરા જીપીએસ સ્કૂલ ખાતે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં રાજ્યભરમાંથી ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં પુરુષ કેટેગરીમાં ફાઈનલ અમદાવાદ અને વડોદરાની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ફાઈનલમાં અમદાવાદની ટીમને હરાવી વડોદરાની ટીમ ચેમ્પિયન બનતા અમદાવાદની ટીમને રનરઅપ ટ્રોફી સાથે સંતોષ માનવો પડ્યો આ ટૂર્નામેન્ટમાં નેશનલ ટૂર્નામેન્ટ માટેનું સિલેક્શન જાહેર કરવામાં આવ્યું હતું વિજેતા ટીમ કોઈમ્બતૂર ખાતે રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે